મેટ્રિક ટન કઠોળ તથા તેલિબીયાની ખરીદીને પણ મંજૂરી આપી છે

અને તેના મૃત્યુ મામલાની તપાસ સીબીઆઈથી કરાવવા જાહેરનામું બહાર પાડ્યું છે

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ સંપત્તિ કાર્ડનું વિતરણ શરૂ કરશે આ વર્ષે ઐપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોને અધિકારનો દાખલો પૂરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડ઼સ આપવાનો છે

ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયે છૂટક વેચાણને વધુ અસરકારક બનાવવા માટે લધુત્તમ ટેકાના ભાવ અને ડાયનેમિક રિઝર્વ પ્રાઈઝ બંનેમાંથી જે ઓછી હશે તેનો છૂટક કિંમતે તરીકે ઉપયોગ કરવા જણાવ્યું છે

અધિકારીઓએ કહ્યું કે આ તપાસ સીબીઆઈને સોંપાઈ ગઈ છે અને એફઆઈઆર દાખલ કરાયા બાદ ફોરેન્સિક એક્સપર્ટ તપાસ ટીમો સાથે ગુનાહિત સ્થળ પર પહોંચશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી

બંને વિમાનો પેરિસના દક્ષિણ પૂર્વ નગર નજીક એક બગીચામાં પડ્યા હતા

દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા નથી મબ્યું આ મામલે તપાસ હજુ ચાલી રહી છે

પોલીસના જણાવ્યા અનુસાર પુલવામા જિલ્લાના દાદૂરા ગામ અને કુલગામ જિલ્લાના ચીનીગામમાં આતંકવાદી હોવાની માહિતી મળતા જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રિય અનામત પોલીસદળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું તેમણે શંકાસ્પદ સ્થળો પર તપાસ કરી છુપાયેલા આતંકવાદીઓને ઠાર માર્યા હતા

રાઇફલ અને એક એમ

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મહિલાઓ સામેના ગુન્હામાં પોલીસોએ સૌ પ્રથમ એફઆઇઆર ફરજીયાત દાખલ કરવાની રહેશે એવી જ રીતે કોઇપણ પોલીસ મથકના કાર્યક્ષેત્રની બહાર જો ગુન્છો થયો હોય તો પણ સંબંધિત પોલીસ મથકને ફરીયાદ દાખલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે પોલીસ દ્વારા નિયમોના પાલનમાં કોઇપણ ભુલ થઇ હોય તો એવા સંજોગોમાં સંપુર્ણ તપાસ થવી જોઇએ અને આ ભુલ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ